કેન્દ્ર સરકારની ગ્રામીણ ક્ષેત્રોના દરેક ઘરમાં પાણી પાઈપલાઈન વડે

ભારતીયોને વંદે ભારત મીશન હેઠળ સ્વદેશ લાવવામાં આવ્યા છે

જેમાં ટેકનોલોજી અને સોશિયલ મિડિયાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને તેમના ઘરે શિક્ષણ આપતા શિક્ષકોને વિસ્તૃત માર્ગદર્શન અપાયું છે આ માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ શિક્ષકોને સકારાત્મક વિચારોવડે ઓનલાઈન શિક્ષણ પદ્ધતિના સારામાં સારા પરિણામો મેળવવા પ્રોત્સાહિત કરવાનો છી શ્રી નિશંકે જણાવ્યું હતું કે ઘણા વિદ્યાર્થીઓ પાસે મોબાઈલમાં ઈન્ટરનેટની સુવિધા હોતી નથી

આ માર્ગદર્શિકામાં પાઠ્યપુસ્તકમાંથી વિવિધ વિષયવસ્તુની પસંદગી કરીને તેને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વધુ રસપ્રદ બનાવીને શીખવાડવા ઉપર ભાર મૂકાયો છે

સત્તાવાળાઓએ વધુ પરિક્ષણો કરવાની નીતી અપનાવી છે

સીંધુ તથા કુટબોલ ટીમના સુકાની સુનીલ છેત્રી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે

તમીળનાડુ બાર એસોસીએશન આ પ્રકારની સહાય જુનીયર વકીલોને આપવાની માગણી ઘણા સમયથી કરી રહ્યું હતું